કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજવાનું સમય પત્રક આજે યૂંટણી પંચે જાહેર થયું છે બંને બેઠક માટે અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા યોજવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે

પહેલી માર્ચે સવારે નવથી બપોરે યાર વાગ્યા સુધી મતદાન યોજાયા બાદ તુરંત પાંચ વાગે મત ગણતરી હાથ ધરાશે રાજ્યસભા પેટા યૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ અને રાજકીય લોકો દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે જોવા માટે સક્ષમ અધિકારીને કામ સોંપવાની સૂચના ગુજરાત સરકારને આપવામાં આવી છે મતદાર જાગૃતિ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા પ્રાથમિક શિક્ષકો બીઆરસી તેમજ સીઆરસીને કામગીરી સોંપવામાં આવી છે

ગામ તાલુકા મથક શાળાઓ કોલેજો અને ધાર્મિક સ્થળોએ મતદાર જાગૃતિ અભિયાન યલાવીને કાર્યક્રમનો અહેવાલ આપવા સૂચના અપાઇ છે

તેમાં ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાથી મતદાન મતગણતરી સુધીની કામગીરી ધ્યાનમાં રાખવાના તમામ મુદ્દાસર રાજ્ય અને જીલ્લા કક્ષાના પ્રેઝન્ટેશન થકી તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ જીલ્લા પંચાયતના હોલમાં નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ દ્વારા અપાઇ હતી બે તબક્કામાં યોજાયેલી તાલીમમાં મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અપાયું હતું માર્કેટીંગ યાર્ડ રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી અને કપાસના પાકની આવકને પગલે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસોના વેચાણ અર્થે આવી રહયા છે જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ઘઉં એન પી

ટી

આજે મહેસૂલ વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારીઓને રસીકરણનો પ્રારંભ જીલ્લા કલેકટર જે બી પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ તકે જીલ્લા કલેકટરે જણાવ્યું કે જીલ્લામાં કોરોના વોરીયર્સને રસીકરણની કામગીરી ચાલી રહી છે અને એક પણ કર્મચારીને આડ અસર જોવા મળી નથી અંદાજે સાડા યાર હજાર જેટલા ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સને રસી આપવામાં આવનાર છે

ફન્ટલાઈન વોરિયર્સના બીજી હરોળના કર્મચારીઓ ને અધિકારીઓને રસી આપવાનો શુભારંભ નડિયાદ ડો

શાહ ઇંગ્લિશ મીડિયમ સ્ફૂલના વિદ્યાર્થીની બાળ વૈજ્ઞાનિકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઇ છે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજિત માલવ શ્રીપાલે સરળ પદ્વતિથી ઈંટ ઉત્પાદન પર ઓનલાઈન પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું